રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવન ખાત નારીશકિત પુરસ્કારો એનાયત કર્યા

તમ્ર છતાં પીએયડીનો અભ્યાસ પુરો કર્યો મહિલા દિન આજે આંતરરાષ્ટ્રીય મહિલા આ પ્રસંગે દેશ સહિત રાજ્યમાં પણ વિવિધ પ્રકારે તેની ઉજવણી કરવામાં આવી રહી છે

સુરત માહિતી ખાતાની યાદી મુજબ નહેરૂ થુવા કેન્દ્ર સુરત અને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ થોજના તેમજ રેડ ક્રોસ સૌસાથટીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ થોગદાન આપનાર વિશિષ્ટ પાંચ મહિલા અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નિમિષાબેન પારેખ ચિન્મથ વધાસિયા અવની મોદી દીપિકા ડાભી તેમજ પારસ કોટડીયાને સન્માનિત કરાયા હતા

પી એમ સી ખરીદ કેન્દ્રો કે ગોડાઉન કેન્દ્રો તથા તાપી જિલ્લાના કુકરમુંડા સોનગઢ વાલોડ વ્યારા ઉચ્છલ ખાતેના એ

સી ખરીદ કેન્દ્રી અને ગોડાઉન કેન્દ્રી ખરીદી કરવામાં આવનાર છે

લધુત્તમ ટેકાના ભાવે ઘઉં વેયાણ કરવા ઈચ્છતા ખેડુતોની ઓનલાઈન નોંધણી સંબંઘિત એ પી એમ સી

જેથી તમામ ખેડુતોએ નોંધણી કરાવી લેવા જણાવાયું છે

પ કરોડ ત્રંબાનાશ્રી ત્રંબકેશ્વર મહાદેવના મંદિર માટે

કલેકટર શ્રી રેમ્યા મોહને થાત્રાધામોના વિકાસ અંગે થતો બિનજરૂરી વિલંબ નિવારવા તથા ખાસ કિસ્સા તરીકે અમુ ક પ્રાચીન મંદિરોના વિકાસ પર વધુ ધ્યાન આપવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી

પી

ગઈકાલે ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અસ્થિઓનું પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે મહોત્સવના વિશાળ સભામંડપમાં સૌરાષ્ટ્રના વંદનીથ સંતો મહંતોનું સંમેલન યોજાયું હતું આ પ્રસંગે અનેક ગણમાન્ય ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત આ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજ સહિત હજારો સંતો ભક્તોએ સમગ્ર વિશ્વમાંથી કોરોનાની મહામારીના શમન માટે ધૂન પ્રાર્થના કરી હતી